સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત પોતાનો એક ઇંચ વિસ્તાર પણ કોઈને આપશે નહીં નાણામંત્રી નિર્મળા સીતારમણ આવતીકાલે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચામાં જવાબ આપશે ભારતના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે

નોધણીના હેતુથી વેબસાઇટનું ઉદ્વાટન કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકશે

રાજ્યસભામાં ખાસ કરીને ટ્વિટર ફેસબુક વ્હોટ્સપ અને લિંક્ડઇન જેવાં માધ્યમો અંગે શ્રી પ્રસાદે કહ્યું કે દેશમાં તેમના કરોડો ફોલોઅર્સ છે અને તેઓ પૈસા કમાવા માટે સ્વતંત્ર છે શ્રી પ્રસાદે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર ભારતીય બંધારણની અવગણના કરવાની મંજૂરી આપી શકાતી નથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગ અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી પ્રસાદે કહ્યું સોશિયલ મીડિયાએ સામાન્ય લોકોને સશક્ત બનાવ્યા છે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં તેની મોટી ભૂમિકા છે મંત્રીએ કહ્યું સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે પરંતુ ગેરમાર્ગે દોરે અને અશ્લીલ સામગ્રી બતાવે તે સ્વીકાર્ય નથી એક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનાં અલગ અલગ ધોરણોનો ઉલ્લેખ કરીને શ્રી પ્રસાદે કહ્યું કે લાલ કિલ્લાની હિંસા બાદ નફરતના સંદેશાઓ ફેલાવવામાં આવ્યા હતા લોકસભા રાજનાથ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત પોતાનો એક ઇંચ વિસ્તાર પણ કોઈને આપશે નહીં આજે લોકસભામાં તેમણે નિવેદન આપ્યું છે કે ચીન સાથે સતત યર્યાઓથી પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર હટાવી લેવા યીન સાથે સમજુતી કરાર થયા છે તેમણે ગૃહને ખાતરી આપી કે આ વાટાઘાટોમાં ભારતે કશું ગુમાવ્યું નથી પૂર્વ લદ્દાખની હાલની પરિસ્થિતિ અંગે લોકસભામાં નિવેદન આપતાં સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે આ કરારમાં બંને પક્ષો તેમની લશ્કરી છાવણી તબક્કાવાર ઘટાડશે એ માટે સંમત થયા છે તેમણે કહ્યું કે ગયા સપ્ટેમ્બરથી ભારત અને ચીન બંનેએ લશ્કરી અને રાજદ્વારી માર્ગે એક બીજા સાથે સંદેશાવ્યવહાર જાળવી રાખ્યો છે અને તે દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિરતા જાળવી છે જેથી સુલેહ શાંતિ પુનઃ સ્થાપિત થાય તેમણે માહિતી આપી કે પૂર્વ લદાખમાં કેટલાંક સ્થળોએ લશ્કરી છાવણી અને પેટ્રોલિંગના કેટલાક બાકી મુદ્દાઓ બાકી છે અને આ બાકી મુદ્દાઓ આગળની ચર્ચાઓમાં મુખ્ય રહેશે

રાજ્યસભા બજેટ નાણામંત્રી નિર્મળા સીતારમણ આવતીકાલે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચામાં જવાબ આપશે

યર્યામાં ભાગ લઈ રહેલા નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટને આકાંક્ષાઓનો દસ્તાવેજ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સમાજના દરેક વર્ગે બજેટને આવકાર્યું છે શ્રી ઠાકુરે કહ્યું કે કેન્દ્રિય બજેટની રજૂઆતથી ભારતીય શેરબજારની ગતિ કેન્દ્રની વૃદ્ધિલક્ષી નીતિઓને મંજૂરીની મહોર દર્શાવે છે તેમણે કહ્યું કે એનડીએ સરકારે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે

અલકનંદા નદીની સાથે નૌકાદળના કમાન્ઠો પણ સર્ચ ઓપરેશન યલાવી રહ્યા છે

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ સંદર્ભમાં ભારતના ઉચ્ય કમિશનર દ્વારા શ્રીલંકાના વિદેશ પ્રધાન સમક્ષ ઉગ્ર વિરોધ નોધાવવામાં આવ્યો છે

તેનાથી ખેડુતોની આવક વધારવામાં અને ખર્ચ ઓછો કરવામાં તથા ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો વધારવામાં મદદ મળશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે ખેડૂતને સૌથી મહત્ત્વનો ફાયદો બળતણ ખર્ચ પર છે

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે દેશમાં રમકડાં ઉત્પાદન ઉદ્યોગને મજબૂત બનાવવા અને બાળકોને ભણતરના દ્રષ્ટિકોણથી રમકડાં સાથે જોડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મા નિર્ભર ભારતની દ્રષ્ટિ હાંસલ કરવા માટે સરકારે ગયા મહિને સૌપ્રથમ ટોયકાથોનનું આયોજન કર્યું હતું તેમણે કહ્યું કે સરકારે આધુનિક ભારતની જરૂરીયાતોને પૂર્ણ કરવા અને રમકડાં ઉત્પાદક ઉદ્યોગને ટેકો પૂરો પાડવા માટે પહેલીવાર રમકડાં મેળાનું આયોજન થયું છે અને નોધણીના હેતુથી વેબસાઇટ ઇન્જિયા ટોથ ફેર ફાથર ડોટ ઈનનું આજે ઉદ્વાટન કરવામાં આવ્યું છે વાણિશ્ચ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે રમકડાં મેળો માત્ર રમકડાંનું પ્રદર્શન નથી પરંતુ ભારતીય રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તથા વધુ રોજગારી આપવા અને રમકડાંના વારસાને જીવંત રાખવાનો સંયુક્ત પ્રયાસ છે

આજે શરૂ કરાયેલ વેબપોર્ટલ રમકડાં કારીગરોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પૂરું પાડશે મુગલ ગાર્ડન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકશે

બંગાળ અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળની જનતાએ રાજ્યમાં સરકાર બદલવાના પક્ષમાં નિર્ણય લીધો છે